તેઓ અમદાવાદના મેટ્રોના પ્રથમ તબક્કા અને સિવિલ હોસ્પિટલના નવા મકાન ઉપરાંત અનેકવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવશે

તેઓ અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું અને સિવિલ હોસ્પિટલના નવા મકાન ઉપરાંત અનેક વિકાસ કાર્યોનો શૂભારંભ કરાવશે પ્રધાનમંત્રી શ્રી મોદી સોમવારે ચોથી માર્ચના રોજ બપોરે અમદાવાદના જાસપ્રર ખાતે વિશ્વ ઉમિયાધામના એક હજાર કરોડ રૂપિયાના સંકુલનું ભૂમિપૂજન કરશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સંયોજક શ્રી સી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

સંસ્થાના સંયોજક શ્રી આર

પટેલે જણાવ્યું કે ઉમિયા માતાની ભવ્ય ઊંચી મૂર્તિ અને ત્રિશુલ આ કેન્દ્રનું મુખ્ય આકર્ષણ બની રહેશે

શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મા અમૃતમ જનની સુરક્ષા યોજના જેવી યોજનાઓ દ્વારા ગુણવત્તાલક્ષી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે

આ પ્રસંગે આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડનું તથા કિશોરીઓને પોષણ યોજના તળે દવા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું

આજે અને આવતીકાલે યોજાનાર આરોગ્ય મેળામાં બાળરોગ માનસીક રોગ સહિત વિવિધ રોગના નિષ્ણાંત તબીબો સેવા આપશે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સાતત્યપૂર્ણ કૃષિ વિકાસ માટેની રાષ્ટ્રીય યોજના હેઠળ સોઇલ હેલ્થ કાર્ડ અંગેનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો

જ્યારે સુરતમાં રમાયેલી બીજી મેચમાં વિદર્ભે ગુજરાતને પાંચ વિકેટે પરાજ્ય આપ્યો છે ગોવાએ કે વી

જવાબમાં સૌરાષ્ટ્રે એસ પી

એન

આ વિજય સાથે સૌરાષ્ટ્રને ચાર અંક મળ્યા છે

એમ

જવાબમાં વિદર્ભે એફ

આ વિજય સાથે વિદર્ભને ચાર અંકો મળ્યા છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ગ્રાંડ ફીનાલેના ત્રીજા સંસ્કરણનો આજથી પ્રારંભ થયો છે

રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે જીટીયુ અને ઇસરોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હેકેથોનનો પ્રારંભ કરાયો હતો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

શ્રી જેટલીએ કહ્યું કે ટીવી સમાચાર ચેનલોના આજના યુગમાં સાચું રિપોર્ટીંગ આકાશવાણીના સમાચારોમાં જોવા મળે છે પ્રસાર ભારતીના સીઇઓ શશીશેખર વેમ્પતિએ મન કી બાત કાર્યક્રમના કારણે રેડિયોનો નવો યુગ શરૂ થયો હોવાનું જણાવ્યું હતું પ્રસાર ભારતીના અધ્યક્ષ સૂર્યપ્રકાશે સામાજીક પરિવર્તન માટે મન કી બાતને મહત્વનો કાર્યક્રમ તરીકે ઓળખાવ્યો હતો તળાજા ભાવનગરના હાઇવે પર શેત્રુંજી નદીના પુલ પાસે બે બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ઘાયલ થયેલ યુવાનને તળાજોની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પક્ષ દ્વારા આજે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સૌપ્રથમ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી